રાષ્ટ્રીય સલામતી થી લઈને બેંકિંગ ક્ષેત્ર માટેના નિર્ણયો લેવાયા છે

ચંદ્રયાન અંગે તેમણે કહ્યું કે ઇસરો માટે સમગ્ર દેશમાં જોશ અને સહયોગ જોવા મળ્યો જે મોટી મૂડી છે આ રેલી પર્યાવરણલક્ષી બની છે અને તેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થયો નથી પક્ષના ઝંડા પણ કાપડના અને પાણી માટે માટીના પાત્રોનો ઉપયોગ કરાયો હતો

બે દિવસમાં જ ઓર્બિટર થર્મલ ઇમેજિંગથી તેને શોધી હોવાનું ઈસરોના વડા ડો કે સિવાને જણાવ્યું છે

સમાચાર સંસ્થા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે વિક્રમ લેન્ડરનું યોક્કસ સ્થળ મળ્યું છે અને તેની થર્મલ ઇમેજ મળી છે જોકે હજી તેની સાથે સંપર્ક થયો નથી

સિવાને કહ્યું કે ઇસરો દ્વારા સંપર્ક જાળવવા પ્રયત્ન થઈ રહ્યો છે ઓર્બિટરમાં આઠ પ્રાયોગિક ઉપકરણ છે તેમાં આધુનિક કેમેરા તથા માપન સાધનો પણ છે

એટલે તે ચંદ્રની સપાટીનું માપન અને ફોટોગ્રાફી કરી શકશે

નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને પહોંચી તેમણે સદગતના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી

વી ના એક સાથે ચાર સબ સ્ટેશનોનો લોકાર્પણ રાજ્યમંત્રીશ્રી વાસણભાઈ આહિરના હસ્તે ગઈકાલે કરાયો હતો

વી ના બે સબ સ્ટેશનોનાં ભૂમિપૂજન કરાયાં ફતા આ પ્રસંગે કચ્છ મોરબી વિસ્તારના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ ભુજના ધારાસભ્ય ડો નીમાબેન આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા

વી ના સબ સ્ટેશનોનું બુઢારમોરા ખાતે લોકાર્પણ કરાયું હતું

વી

વી

વી મખણા સબ સ્ટશનની લોકાર્પણવિધિ સંપન્ન કરાઇ હતી

તેમાંથ હવે બંગાળની ખાડીમાં સર્જાચેલા હવાના હળવા દબાણના કારણે ગઈકાલે નખત્રાણા લખપત સહિતના તાલુકાઓમાં અનરાધાર વરસાદ પડયો હતો

નખત્રાણામાં મેળાનું ઉદ્વાટન મોક્રફ રાખવાની ફરજ પડે તેવો વરસાદ વરસ્યો હતો

મી વરસાદ નોંધાયો ફતો

ભુજમાં સવારે બફરયુક્ત વરાપ બાદ સાંજે પાંચ વાગ્યાથી ગાજવીજ સાથે ઉતરી પડેલા મેઘરાજાએ જીલ્લા મથકમાં છંટકાવ કર્યો હતો બંદરીય શહેર માંડવી પણ ભીંજાયું હતું

પાણીમાં ડૂબકી લગાવ્યા પછી તળાવમાં રહેલા કાદવમાં ખૂપી જવાથી તે ડૂબી ગયો હતો